વેક્સિનનો જથ્થો પૂ રતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં હોવાથી નવો જથ્થો આવ્યા બાદ જ રસીકરણની કામગીરી કરવામાં આવશે

રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા જણાવાયુ છે કે સાતમી મે સુ ધી આ નિર્ણયનો અમલ કરવાનો રહેશે

ઓ

જનરશલ હોસ્પિટલ મધ્યે કન્દ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ હોઇ જે માટે રીતેષ મોગા મો

કલ્પના સતીજાએ યુનાઈટેડ નેશન ક્રારા યોજાયેલી પરિષદમાં વક્તા અને ટીમ એડવાઈઝર તરીકે ભાગ લીધો હતો તેમજ દિલ્લી પબ્લિક સ્કુલ અમદાવાદમાં અભ્યાસ કરતી દિયા જાડેજાએ ભારતમાં અન્ન ખાધની અછત પર ભાષણ આપ્યુ હતું

આ તકે પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર ફોટોગ્રાફર તેમજ કેમેરામેન મીડિયાકર્મીઓને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાના અનુ રોધ સાથે પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યુ છે શીતલ વૈશ્નવ વરસાદની આગાહી અરબી સમુદ્રમાં સાયકલોનિક સકર્યુલેશનના કારણે આગામી પાંચ દિવસ દરમ્યાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવી વીજળી વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે

આગામહી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય અને લોકોને ગરમીમાંથી રાહત મળવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્રારા વ્યક્ત કરવામાં આવી છે